સાયકલ યાત્રાનું દાંડીથી મંગળ પ્રસ્થાન થયું શાસ્ત્રીય સંગીત અને નૃત્યક્ષેત્રની ખ્યાતનામ હસ્તીઓ ભારતીય જનતા પક્ષમાં જોડાતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવકાર આપ્યો પાટણના ગુજરવાડા ગામે સર્જાયેલી શોચાલય દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાંચ મૃતકના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાય મુખ્યમંત્રીએ જાહેર કરી

ના નવનિર્મિત ભવનનું ઇ લોકાર્પણ તેમજ રોજગાર ખાતા દ્વારા તૈયાર કરાયેલી બે મોબાઇલ એપ પણ ખુલ્લી મૂકી હતી આ ઉપરાંત મેધાવી છાત્રોના સન્માન શ્રેષ્ઠ ઉદ્યોગ ગૃહોના સન્માન સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી અધ્યક્ષસ્થાને રહ્યા હતા

એકમોને આપતા વીજ ઉત્પાદનની નવી દિશા ખુલી છે

શ્રી પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે સૂર્યઉર્જાનું મોટાપાયે ઉત્પાદન સંભવ બનાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે કારખાનાએ વીજ લોડ લીધો હોય તેવી અરધી ક્ષમતા જેટલી સૌરઉર્જા ઉત્પન્ન કરવાની છુટ અપાતી હતી જે મર્યાદા હટાવી લેવામાં આવી છે આવા લઘુએકમો થર્ડ પાર્ટી પાસેથી પણ હવે વીજળી ખરીદી શકશે હાલ વીજળી માટે યુનિટ દીઠ આઠ રૂપિયા ચુકવતા આવા એકમો સૌરઉર્જા ઉત્પન્ન કરતા થાય તો યુનિટ દીઠ બે રૂપિયા પંચોતેર પૈસાથી માંડી ત્રણ રૂપિયા એંશી પૈસા જેટલી બચત થશે તેમ ઉર્જામંત્રીએ કહ્યું હતું

ન્યાયમૂર્તિ અનંત દવેના વડપણ હેઠળની વડી અદાલતની વિભાગીય બેન્ચે સરકાર દ્વારા ખેડ્રતોને અપાતું વળતર વાજબી હોવાનું ઠરાવ્યું છે જો કે બેન્ચે એમ પણ જગ્નાવ્યું છે કે જમીન માટે વધુ વળતર મેળવવા ઇચ્છતા ખેડૂતો સરકારને રજુઆત કરી શકે છે

વડી અદાલતે જણાવ્યું હતું કે સુધારેલા કાયદામાં સામાજિક પ્રભાવ મૂલ્યાંકનની જોગવાઇ ન હોય તેનાથી જમીન સંપાદન કાનૂન અયોગ્ય બની જતો નથી ચુકાદા બાદ ખેડૂતોના વકીલે સર્વોચ્ચ અદાલતમાં જવાનો સંકેત આપ્યો હતો વરસાદ આગાહી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે

ભારે વરસાદ ફરીથી પડવાનો હોવાથી તંત્ર સાબદું બન્યું હોવાના અહેવાલ છે બાવીસમી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી અપાઇ છે

ગિરિમથક સાપુતારા ખાતે એક મીલીમીટર વરસાદ નોંધાયો છે સુરતમાં પણ હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઇ છે ત્યારે પાટણ જિલ્લામાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે થોડા દિવસના વરસાદી વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ જોવા મળતો હતો ત્યાંજ પાટણમાં સાંજના સમયે વરસાદી ઝાપ્ટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો અંબાજી પંથકમાં પણ વરસાદના હળવા ઝાપટાં પડચા છે કચ્છ જિલ્લામાં રાપરના નંદગામ ડાવરી સહિતના શ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે તેમજ અંજારમાં પણ ધૂળની ડમરીઓ સાથે વરસાદી વાતાવરણ સર્જાયું છે

મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિને અનુલક્ષીને આજે એન

દ્વારા દાંડીથી પોરબંદરની સાયકલ રેલી શરૂ કરવામાં આવી છે

ગુજરાતના શ્રી અભિજીત શ્રીવાસ્તવે વધુ વિગતો આપી

શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રીમતી મહેશ્વરી નાગરાજન શ્રીમતી રાદા ભાસ્કર મેનન શ્રી સ્મિતાબેન શાસ્ત્રી ડો

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા

પ્લાસ્ટીક મુક્ત ભારત વડનગર પ્લાસ્ટીક મુક્ત ભારતનો પ્રચાર જનજન વચ્ચે કરવા માટે મોટરસાયકલ ઉપર ભારત ભ્રમણમાં દિલ્હીથી નિકળેલી શ્રીમતી રાજલક્ષ્મી મંડા આજે વડનગર પહોંચ્યા છે પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવો જેવી લોક ઝુંબેશ દેશના ખુણેખુણે શરૂ કરવા માંગતા શ્રીમતી રાજલક્ષ્મીના સ્વાગત અને સભા યોજવાની જવાબદારી વડનગર વિકાસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે દિલ્હીથી શરૂ કરેલી બાઇકયાત્રા ચાર રાજ્યોમાંથી પસાર થઇ હવે ગુજરાત પહોંચી છે મહિલા બાઇકરની સાહસભાવના વડનગરમાં સૌનો આદર મેળવી ગઇ છે

મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે શહેર આખામાં તપાસ હાથ ધરવા પાંચ ટીમ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવે હોટલ રેસ્ટોરન્ટ ફરસાણ વેચતી દુકાન તથા લારી ગલ્લા દૂધ આઇસ્કીમ જ્યુસ વેચતા પાર્લર વગેરે સ્થળ ઉપર ચેકીંગને અગ્રતા આપવા નિર્ણય થયો છે સિંગલ યુઝ પ્લાસ્ટીક વાપરવા બદલ દુકાનનું લાયસન્સ રદ કરવા સહિતના દંડાત્મક પગલા રાજકોટમાં ભરાશે

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ભારે પ્રદુષણ ઉભું કરતો હોવાથી હોટલ છુટક વેપારી રેસ્ટોરન્ટ ભોજનાલય તથા કરિયાણું વેચતી દુકાનોને પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કહેવાયું છે

વિશ્વ વાંસ દિવસ ડાંગ ગુજરાતમાં વાંસનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન કરતા ડાંગ જિલ્લામાં વિશ્વ વાંસ દિવસની ઉજવણી વનમંડળીની બહેનો દ્વારા ઠેરઠેર કરવામાં આવી હતી આશરે આઠસો એકરમાં વાંસનું વાવેતર જ્યાં થાય છે તેવા ડાંગ જિલ્લામાં રોજગારીનું માધ્યમ પણ વાંસની બનાવટો છે કોટવાડિયા સમાજની બહેનો વનમંડળી રચીને વાંસમાંથી અલગ અલગ બનાવટો તૈયાર કરે છે જે કળા તેમને વારસાગત મળેલી છે